કોલંબો વિમાનમથકે પફોચ્યા પછી શ્રીમોદી એ ટ્વીટ ઉપર જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાત લેતી વખતે તેઓ ફર્ષ ની લાગણી અનુભવે છે તેમણે કહ્યું કે ભારત તેના મિત્ર દેશોને ભૂલતો નથી શ્રી મોદી એ કહ્યું કે શ્રીલંકામાં થયેલા વિધિવત સ્વાગત થી તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે ત્યારબાદ તેમણે શ્રીલંકા રાષ્ટ્રપ્રમુખ મૈત્રી પાલ સિરીસેના સાથે વાતચીત કરી હતી

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહયાં હતા આ વેળાએ શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેકટસ જેવા કે પ્રવેશોત્સવ ગુણોત્સવ શાળા તત્પરતા કાર્યક્રમ ઓનલાઈન એટેન્ડન્ટસ સિસ્ટમ વગે રેનું ઉદઘાટન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું

જો કે ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં આ મંગળવાર સુધી કાળઝાળ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાના આગમન પહેલા ભેજવાળા પવનો ગુજરાત સુધી પહોંચવામાં હજી ત્રણ ચાર દિવસ લાગી શકે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ગઈકાલે રાંચી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શ્રી રધુબરદાસે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તે રાજય માટે ખાસ પ્રસંગ છે

આસુતોષ અંતાણી કરછ જીલ્લામાં દુકાળ નો વસમો સમય ચાલી રહ્યો હોવા છતાં જીલ્લા ના ખેડૂતોએ હાર માન્યા વિના ચાલુ ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ધટાડો ન કર્યો હોવાનું જાણવા મળે છે

સતત બે ચોમાસા નબળા ગયા ફોવા છતાં ચાલુ વર્ષ સારા ચોમાસાની આશાએ ફાલ ખરીફ પાકના પ્રારંભિક વાવેતરમાં કરછના ખેડૂતો રાજ્યમાં પ્રથમક્રમે જોવાનું જાણવા મળે છે

કથાના પ્રારંભ અગાઉ ગઈકાલે શનિવારે સવારે મોરારિબાપુનાં ફસ્તે એન્કરવાલા અહિંસા ધામમાં ત્રીજી આઈસીયુ નું ઉદ્વાટન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે કેન્દ્રીયમંત્રી શ્રી પુરૂષોતમભાઈ રૂપાલા તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ખાસ ઉપસ્થિત રફી જણાવ્યું હતું કે ગાય અને પશુપાલન માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે તેને સ્વતંત્ર મંત્રાલય ફાળવવામાં આવ્યું છે કથા પ્રારંભ સમયે દામજીભાઈ એન્કરવાલા ધારાસભ્ય વિરેન્દ્રસિંફ જાડેજાપૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાસાંસદ વિનોદ ચાવડા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા